રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ગૃહમંત્રી અને કોંગ્રેસ અધ્યક્ષે આ હુમલાને વખોડ્યો ે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે તેમની સરકારનું પ્રથમ લક્ષ્ય રાષ્ટ્રીય સુરક્ષા છે કોંગ્રેસ અધ્યક્ષ રાહ્લ ગાંધીએ યુવાનોને રોજગારી પુરી પાડવાનું વચન આપ્યું

ેઃ નેશનલ ડીઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ એન

પી એલ ક્રિકેટમાં ચેન્નાઇમાં આજે સાંજે ચેન્નાઇ સુપરકિંગ અને દિલ્હી કેપીટલ્સ વચ્ચે મુકાબલો થશે

બસનો ડ્રાઇવર પણ આ ઘટનામાં મૃત્યુ પામ્યો છે રાજ્યના ગૃહમંત્રી દિપક વસંત કેસરકરે કહ્યું કે બપોરની આસપાસ આ થયેલા વિસ્ફોટમાં કોઇપણ બચવા પામ્યુ નથી

ટ્વીટમાં શ્રી મોદીએ કહ્યું કે આ ફિંસામાં સામેલ લોકોને છોડાશે નહીં તેમણે બહાદુર જવાનોને સલામ આપી કહ્યું કે તેમનું બલિદાન કદીપણ ભુલાશે નહીં

ટ્વીટમાં શ્રી સિંહે કહ્યું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે વાતચીતમાં આ કરૂણ ઘટનામાં જાન ગુમાવનાર બહાદુર પોલીસ જવાનો અંગે દુઃખ વ્યક્ત કર્યુ છે

ટ્વીટમાં પક્ષના પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ કહ્યું કે તેમનું બલિદાન એળે નહીં જાય તેમણે કહ્યું કે હાલની સરકાર સુરક્ષા પુરી પાડી રહી છે તેવો દાવો કરી રહી છે

મતદાતાઓને રીઝવવા વિવિધ પક્ષોના રાજકીય નેતાઓ ચૂંટણી સભાઓ યોજી રહ્યા છે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના આભાર નિહારીકા રવિયા અયોધ્યા ડિવિઝનમાં આંબેડકરનગર જિલ્લા ખાતે યંટણી સભાને સંબોધો હતી

ડી

સરકાર ગરીબોના જીવન ધોરણમાં સુધારો લાવવા અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિમાં સુધારો લાવવા કામ કરી રહી છે શ્રી મોદીએ કહ્યું કે તેમની સરકારનું પ્રથમ લક્ષ્ય રાષ્ટ્રીય સુરક્ષા છે આજે બપોરે પશ્ચિમ બંગાળના કલ્યાણી ખાતે યૂંટણી સભાને સંબોધતા ભાજપ અધ્યક્ષ અમીત શાહે એ વાતને દોહરાવી હતી કે ભાજપ ફરીવાર સત્તા પર આવશે તો ધૂષણખોરી અટકાવવા એન

સી ને સમગ્ર દેશમાં લાગુ પડાશે શ્રી શાહે કહ્યું કે એન આર સી પહેલા સીટીઝનશીપ સુધારણા વિધેયક સંસદમાં પસાર કરાશે તેમણે ભારતમાં વસતાં રિફ્યુઝીઓને નાગરિકતા અંગે ખાત્રી આપી હતી સીતાપુરમાં ચૂંટણી સભાને સંબોધતા કોંગ્રેસ અધ્યક્ષ રાહ્લ ગાંધીએ યુવાનોને રોજગારી આપવાનું વચન આપ્યું હતું તેમણે પ્રધાનમંત્રીની એ વાતને સંપૂર્ણપણે નકારી હતી કે તેઓ સત્તા ઉપર આવ્યા તે પહેલાં કોઇ વિકાસ થયો ન હતો લોકસભા યૂંટણીના કુલ સાત તબક્કાઓમાંથી ચાર તબક્કાઓની યૂંટણી પૂરી થઇ છે પાંચમાં તબક્કામાં મતદાન આ મહિનાની છઠ્ઠી તારીખે થશે

મુખ્ય યૂંટણી અધિકારીએ કરેલી રજૂઆત પંચે માન્ય રાખી છે વાવાઝોડાની અસરવાળા વિસ્તારોમાં રાહત અને પુનવર્સવાટ માટેની કામગીરી હાથ ધરવા પંચે આ છૂટછાટ મૂકી છે

આ બાબતે પક્ષના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય મંત્રી ધર્મન્દ્ર પ્રધાનની આગેવાની હેઠળનું પ્રતિનિધિ મંડળ નવી દિલ્હીમાં યૂંટણીપંચને મળ્યું હતું પ્રધાને ચોથા તબક્કાની ચૂંટણીમાં ભારે હિંસા થઇ હોવાનું અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા શાસક પક્ષને મદદ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો દિલ્હીના ભાજપ નેતા વિજેન્દ્ર ગુપ્તા પણ આજે યૂંટણીપંચને મળ્યા હતા અને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા આદર્શ આચાર સંહિતાનો ભંગ કર્યાની રજૂઆત કરી હતી શ્રી ગુપ્તાએ એવો આક્ષેપ કર્યો હતો કે આદર્શ યૂંટણી આયાર સંહિતાનો અમલ ચાલુ હોવા છતાં દિલ્હી વકફ બોર્ડે ઇમામોના પગારમાં વધારો કર્યો છે

હરિથાણાના મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ રંજને આજે ચંદીગઢ ખાતે કહ્યું કે આથી મતદાનની ગ્રપ્તતા જળવાશે

એસ ટી

આવક મેળવાઇ છે તેમાં એપ્રિલ માસમાં કેન્દ્રના જી

એસ ટી

એસ ટી

યાલુ નાણાકીય વર્ષના પ્રથમ માસમાં ભારે કલેક્શન થયું છે

દાખલ કર્યું ત્યારથી સૌથી ઉંયુ છે

ડી આર એફ

વાવાઝોડું બંગાળના ઉપસાગરમાં આગળ વધી રહ્યું છે અને ગોપાલપુર અને ચાંદબાલી વચ્ચેના ઓરિસ્સાના દરિયાઇ કાંઠાને વટાવી શુક્રવારે દક્ષિણપુરી તરફ ફંટાય તેવી સંભાવના છે

ડી આર એફ આ બાબતે ખૂબ જ ઝીણવટપૂર્વક દેખરેખ રાખી રહ્યું છે

ડી આર

ની છ ટીમોને સંભવિત અસર પામનાર સ્થાનોએ તૈયાર રખાઇ છે

પી એલ